મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં કરાયેલા નિર્ણયોને આવકારતાં શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે નવી સરકારની પ્રથમ કેબિનેટના નિર્ણયો દેશની સુરક્ષા કરનાર જવાનો અને અન્નદાતા એવા ખેડૂતોને સમર્પિત છે

કેન્દ્ર સરકારે આ માટે દિલ્હી શીમલા મૈસુર રાંચી અને અમદાવાદને પસંદ કર્યા છે શ્રી નરેન્દ્રમોદી સતત બીજીવાર પ્રધાનમંત્રી બન્યા પછી સરકારનો આ પહેલો રાષ્ટ્રવ્યાપી જાહેર કાર્યક્રમ યોજાશે આ પાંચેય શહેરોની યાદી હાલ પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલવામાં આવી છે

જેમાંથી કચ્છ મુંબઈની કચ્છ એક્સપ્રેસ અને સયાજી નગરી એક્સપ્રેસમાં વધારાના થર્ડ એસી કોચની મુદત વધુ એક મહિનો લંબાવવામાં આવી હોવાનું રેલ્વે સતાવાર સુત્રોએ જણાવ્યુ છે

શરૂ થયેલ સીલ સીલાને ધ્યાને રાખી બોર્ડર રેન્જ આઈ જી વાઘેલાના માર્ગદર્શન ફેઠળ પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્રારા ક્રિક વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન ફાથ ધરાયુ છે

ગુજરાતના એક વખતના મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલ સફિત નેતાઓથી આમ જનતા સુધી તમામ જેમની દાબેલીના ચાહ્ક છે તેવા ગાભાની રોટી છેલ્લા સાડા પાંચ દાયકાથી પ્રખ્યાત છે